એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યુ કે સ્ત્રીશક્તિની ઉર્જા અને સિધ્ધિઓનો આપણે સૌ આદર કરીને ગૌરવ અનુભવીએ છીએ આજે મહિલા દિન નિમિતે પ્રધાનમંત્રીના ટ્વીટર એકાઉન્ટનું સંચાલન વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારી સાત મહિલાઓ દ્રારા થઈ રહ્યુ છે

આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે શસક્તિકરણને વેગ આપવા અને મહિલા સ્વાલંબનના ઉદાહરણને પ્રોત્સાહિત કરવા આજે ભુજ ખાતે મારૂ શરીર મારો અધિકારનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો

આજે તેઓને પણ બિરદાવવામાં આવી

અમારા સાથી મહિલા સમાચાર વાંચકો કલ્પના શાહઆરતી ભદ્દ જાગૃતિ વકીલ શિતલ વૈષ્ણવ અને નેહલ ઠક્કર આ કાર્ય સુ પેરે પાર પાડી રહેલ છે આકાશવાણીથી સમાચાર વાંચન અને સંપાદન મહિલાઓ કરે છે તેની શ્રોતાઓને ભાગ્યેજ ખબર હોય છે સમાચાર વાંચનની સાથે કોમ્પ્યુટર ઓપરેટરની જવાબદારી પણ પલક પટેલ અને અમૃતા જેપાર સંભાળે છે આજ મહિલા દિન નિમિતે અમારા સાથી મહિલાઓના પ્રદાનને થાદ કરીએ

સી ટી વી કેમેરાના ફૂટેજ લેવાનું શરૂ થઈ ગયું છે દરેક શાળામાંથી દૈનિક એક સી ડી બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોકલવામા આવી રહ્યા છે કેમેરાના ફૂટેજ તપાસવાનો આદેશ પરીક્ષા પછી કરાશે તેમ કહેતાં એશ્યુકેશન ઈન્સ્પેકરટ વસંત તેરૈયાએ જણાવ્યું હતું કેતમામ સ્થળે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે જેથી સી સી ટી વી કેમેરા ક્રટેજમાં ક્રોપી કેસ પકડાય એવી શક્યતાઓ ઓછી છે જયદિપ વૈષ્ણવ ભુજમાં રાષ્ટ્રીય અધિવેશન પ્લાસ્ટીકનો સમજદારીપૂ ર્વક ઉપયોગ અને તેના નાશ કે ફરીથી ઉપયોગ જેવા ચિંતનશીલ મુદ્દે ભુજમાં ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ભારતના તજજ્ઞોને આમંત્રી રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ હતું કચ્છ યુ નિવર્સીટીમાં યોજાયેલા આ સેમિનારમાં પ્લાસ્ટીકને કારણે વર્તમાનમાં અને ભવિષ્યમાં થનારી વૈશ્વિક આપતિ પર પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતોએતેમના સંશોધન રજુ કર્યા હતા